તે ઉપલક્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાબરમતી આશ્રમથી દાંડીયાત્રાને પ્રસ્થાન કરાવી રાષ્ટ્રવ્યાપી ઉજવણીનો પ્રારંભ કરાવશે

સ્વતંત્રતા સંગ્રામ અને પુજય મહાત્મા ગાંધી સાથે સંકળાયેલા સ્થળો પૈકી પોરબંદર માંડવી રાજકોટ વડોદરા બારડોલી અને દાંડી ખાતે મોટા કાર્યક્રમ યોજાશે જયારે કચ્છ જિલ્લામાં પણ માંડવીમસ્કા અને ભુજમાં અમૃત મહોત્સવ ઉજવણીના કાર્યક્રમો યોજાશે માંડવીમાં રાજયમંત્રી વાસણભાઈ આહીર મસ્કા ખાતે વિનોદભાઈ ચાવડા અન ભુજમાં રાજયસભા સાસંદ દિનેશભાઈ અનાવાડીયાની અધ્યક્ષતા હેઠળ કાર્યક્રમ યોજાશે તદઉપરાંત પ્રધાનમંત્રીશ્રી મોદીની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે આયોજીત કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે આરતી ભદ્દ રાજયપાલ આચોર્ય દેવવ્રત ગાંધીનગર ખાતે કામઘેનુ યુનિવર્સિટીનો સાતમો દીક્ષાંત સમારોહ રાજ્યપાલ આયાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં યોજાઇ ગયો આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ પદવી ગ્રહણ કરતા વિદ્યાર્થીઓને રાષ્ટ્રની ઉન્નતિ માટે પૂ રા સમર્પણભાવથી પ્રવૃત્ત થવા અનુ રોધ કર્યો હતો રાજ્યપાલશ્રીએ કામધેનુ યુ નિવર્સિટીના વિદ્યાર્થીઓને પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે વધુને વધુ સંશોધન કરવા અને વધુને વધુ ખેડૂતો આ પદ્ધતિ સાથે જોડાય તેવા પ્રયાસો કરવા અનુરોધ કર્યો હતો તેમજ ભારતીય પશુધનની પરંપરાગત દેશી નસલોની સુ ધારણા પર ભાર મૂ ક્વો હતો

તણાવના કારણે લોકોને બ્લડ પ્રેસર અને ડાયાબિટીસ થાય છે જે ધીરે ધીરે કિડનીને નુકસાન પર્હોયાડે છે કિડની રોગના મુખ્યત્વે ત્રણ પ્રકારો છે

પ્રોટીન લીક થવાથી કિડની નબળી પડે છેજ ના કારણે રોગ વધે છે બ્લડ પ્રેસરથી લોકોની કિડની પણ નબળી પડે છે સૌથી વધુ જોખમ ફાસ્ટફડને કારણે અને લોકોનું મેદસ્વીતાપણ વધારે છે જેથી તે કિડનીને નુકસાન કરે છે જેથી લોકોએ ખોરાક બાબતે જાગૃત રહેવુ

આરતી ભદ્દ ક ચ્છ શિવરા ત્રી આજે સમગ્ર રાજ્યની સાથે કચ્છથમાં પણ ગામેગામ મહાશિવરાત્રીન પર્વની પરંપરાગત રીતે કોરોના મહામારીને લક્ષમાં રાખીને ઉજવણી કરવામાં આવશે આજ સવારથી રાતના યાર પ્રહર સુધી પુજા અર્ચન હોમહવન તેમજ મહાઆરતીથી મંદિરનું વાતાવરણ ગાજતુ રહેશે પુર્વમાં કેથકોટથી પેશ્ચિમમાં કોટેશ્વર સુધી નાના મોટા શિવાલયોમાં મહાશીવરાત્રીની ભક્તિભાવ સાથે ઉજવણી કરાશે